ફ્લોટિંગ ઇન્ફાસ્ટ્રક્યર ઊભું કરવાની દ્રષ્ટિ સાથે માર્ગદર્શિકા જારી કરી

રૂપિયાની ગ્રાન્ટ પૂરી પાડી છે

બેંગલુરુમાં આજે એરો ઇન્ડિયા શોની સાથોસાથ સ્ટાર્ટ અપ મંથન સેમિનારમાં બોલતાં સંરક્ષણમંત્રીએ કહ્યું કે ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ ડિફેન્સ એક્સેલન્સ ઇનોવેટર્સ સ્ટાર્ટ અપ મંથન અને આઈડીએક્સ એવોર્ડ જેવા કાર્યક્રમો દ્વારા સ્ટાર્ટ અપને બળ મળ્યું છે દેશમાં સ્વદેશી સંરક્ષણ ક્ષમતા અને તકનીકી આધારિત સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ તૈયાર થયું છે તેમણે નોંધ્યું કે સંરક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહનથી દેશની અંદર શસ્ત્ર પ્રણાલીમાં નવી ટેકનોલોજી વિકસાવવા માટે કોર્પોરેટ મોડેલ્સ બનાવવામાં આવ્યા છે

આ ઉત્પાદનોમાં ઉંચાઈ પર આભાસી ઉપગ્રહો અને લશ્કરી ગ્રેડ સ્ટીલ માળખાં શામેલ છે

દરિયાઇ રોબોટિક્સ એપ્લિકેશન વિકસાવવા બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અન્ય એક જવાન મેજર અનૂપ મિશ્રાને રડાર વિકસાવવા બદલ એવોર્ડ એનાયત કરાયો હતો

આજે પણ વિરોધપક્ષ દ્વારા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી ચાલુ રહી હતી ચર્ચામાં ભાગ લેતાં કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દેશમાં ગરીબો અને ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે ખેડૂત સંઘો સાથે વાતયીત કરવા છતાં કોઈ એકપણ સંઘ વિવાદાસ્પદ જોગવાઈ દર્શાવતા નથી જેની સામે તેમને વાંધો છે શ્રી તોમરે કહ્યું કે આ કાયદાઓ એપીએમસી બહાર પણ ખેડ્રતોને તેમની પેદાશો વેચવાની મંજૂરી આપે છે તેમણે ઉમેર્થું કે ખુલ્લા બજારમાં વેચાણ પર ખેડુતોને વેરો ભરવાની જરૂર નથી મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે માત્ર કેટલાક લોકો દ્વારા ઉભી કરાયેલી ગેરસમજને કારણે જ અમુક રાજ્યોના ખેડ઼તો નવા કાયદા સામે આંદોલન કરી રહ્યા છે કરાર આધારિત ખેતી અંગે વિપક્ષી સભ્યોના પ્રશ્નોના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડુતોના હિતોની રક્ષા માટે નવા કાયદામાં કોઈપણ સમયે કરારમાંથી બહાર નીકળી જવાની જોગવાઈ છે શ્રી તોમરે કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય પ્રત્યે કટિબદ્ધ છે અને તે માટે નવા કાયદા મહત્વનું સોપાન છે કૃષિ મંત્રીએ કહ્યું કે દેશમાં લોકડાઉન દરમિયાન અનુકરણીય શિસ્ત જોવા મળી દેશમાં પી પી

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની સિધ્ધિઓ પર પ્રકાશ પડતાં શ્રી તોમરે કહ્યું કે સરકારે ગ્રામીણ ભારતમાં જીવન સરળ બનાવવા તરફ નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે ચર્ચામાં ભાગ લેતાં ભાજપના સાંસદ ડોક્ટર વિનય સહસ્રબુદ્વેએ જણાવ્યું કે વર્તમાન સરકાર હેઠળ લોકો લોકશાહી અનુભવી રહ્યા છે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે થયેલી અનેક તબક્કાની વાટાઘાટોને સમજાવતાં તેમણે કહ્યું કે સરકાર મતભેદોને જડમૂળથી નાબૂદ કરવા ખેડૂત કાયદાઓના મુદ્દા પર હજુ પણ ખેડૂતો સાથે ચર્ચા માટે તૈયાર છે

વિપક્ષી નેતાઓએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાના આજે ત્રીજા અને છેલ્લા દિવસે પણ કાયદા પાછા ખેંચવાની માંગણી યાલુ રાખી હતી કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કાયદા તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી હતી તેમણે કહ્યું કે બિલ ક્યારેય સ્થાથી સમિતિમાં વ્યાપક ચર્ચા માટે મોકલવામાં આવ્યું નથી શ્રી શર્માએ સરકારને આ બાબતને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવવા વિનંતી કરી વિરોધ પ્રદર્શન સ્થળોએ રસ્તા પરના અવરોધો દૂર કરવા જણાવ્યું હતું કોંગ્રેસના અન્ય સાંસદ પ્રતાપસિંહ બાજવાએ સવાલો ઉઠાવ્યા કે મુક્રીભર ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કાયદા લાવવામાં આવ્યા છે

ચર્ચામાં ભાગ લઈને એનસીપીના નેતા પ્રક્લ પટેલે કોવિડ રોગયાળા સામે લડતમાં કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસોની પ્રશંસા કરી હતી

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને ગૃહમાં વ્યવસ્થા જાળવવા તાકીદ કરી હતી શ્રી બિરલાએ આટલા ટૂંકા ગાળામાં અદ્યતન રસી બનાવવા અને ભારતને ગૌરવ અપાવવા બદલ દેશના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો ઘોંઘાટનાં દ્રશ્યો વચ્ચે અધ્યક્ષે પ્રશ્નોત્તરી ચલાવવાનો પ્રયાસ કર્યો સભ્યોએ આરોગ્ય મંત્રાલયને લગતા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી

શિપિંગ માર્ગદર્શિકાઓ બંદર જહાજ બાબતો અને જળમાર્ગ મંત્રાલયે દરિયાકાંઠાની આજુબાજુમાં ફ્લોટિંગ ઇન્ફાસ્ટ્રક્ચર ઊભું કરવાની દ્રષ્ટિ સાથે માર્ગદર્શિકા જારી કરી છે માર્ગદર્શિકામાં ફ્લોટિંગ જેટ્ટી માઇનોર હાર્બર્સ ફિશિંગ હાર્બર અથવા ફિશ લેન્ડિંગ સેન્ટર્સ વોટરડ્રોમ્સ અને દરિયાકાંઠાના વિસ્તારો નદીઓ જળમાર્ગો નદીઓ અને જળાશયોમાં આવી સુવિધાઓના અમલ માટે વિવિધ ટેકનીકલ પાસાંઓ નિર્ધારિત કરવામાં આવ્યા છે મંત્રાલયે ગોવામાં તરતી જેટીઓ સ્થાપવા સાબરમતી નદીમાં વોટર એરોડ્રોમ્સ અને સરદાર સરોવર ડેમ પર દરિયાઇ સેવાઓ માટે સંતોષકારક રીતે કાર્યરત એવા કેટલાક પ્રોજેક્ટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે દરિયાકાંઠાના સમુદાયોના સર્વાંગી વિકાસ અને ઉત્થાન માટે મંત્રાલયના કેટલાક પ્રોજેક્ટ યોજનાના તબક્કા હેઠળ છે

તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતની ક્ષમતાઓ પર વિશ્વાસ સતત વધી રહ્યો છે છેલ્લાં છ વર્ષમાં ભારતમાં શરૂ કરાયેલા સુધારા સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે રોકાણકારોને અનેક તકો આપશે

માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આવાં કેન્દ્રો માટે અનુસરવામાં આવતી માર્ગદર્શક સૂચનાઓ અને કાર્યવાહી બહાર પાડવામાં આવી છે આ પગલાથી પરિવહન ઉદ્યોગને વિશેષ તાલીમ પામેલા ડ્રાઇવરો મળી રહેશે તેનાથી ડ્રાઇવરોની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને માર્ગ અકસ્માતો ઘટશે